તે એક ચૈતિહાસિક ક્ષણ હતી અંબાલા એરફોર્સ બેઝપર વોટર તોપની સલામી આપીને સ્વાગત કર્યું હતું ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જબે સુખોઈ એમકેઆઈ સુપરસોનિક વિમાની દ્વારા એસ્કોર્ટકરવામાં આવ્યા હતા ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ્યા પછી પશ્ચિમ અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇ

કોલકાતા સાથે રેડિયો સંપર્ક સ્થાપિત કરીને ભારતીય રાફેલ ટ્રકડીનું સ્વાગત કરવામાં આવ્યું વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ આર કેએસ ભદૌરીયા અને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર કમાન્ડર ઇન ચીફ એર માર્શલ બી સુરેશેએર ફોર્સ સ્ટેશન અંબાલામાં સ્વાગત કર્યું હતું પાંચ રાફેલ વિમાન આજે બપોરે અંબાલા પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનોના ભારતના આગમનને આવકાર્યા છે સંસ્કૃતમાં એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રની રક્ષાથી મોટો કોઈ સદગુણ નથી રાષ્ટ્રની રક્ષા જેવુંવ્રત નથી અને રાષ્ટ્રની રક્ષા જેવો યજ્ઞ નથી ગૌરવપૂર્વક આકાશને સ્પર્શતા આ યુદ્ધ વિમાનોને આવકરું છુ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારતમાં રાફેલ લડાઇ વિમાનોનું ઉતરાણ દેશના સૈન્ય ઇતિહાસમાં નવા યુગની શરૂઆતનું ચિહ્ન છે

સંરક્ષણ મંત્રીએ ભારતીય વાયુસેનાને અભિનંદન આપ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યોકે ભારતીય વાયુસેનાની લડાઇ ક્ષમતાને સમયસર વેગ મળ્યો છે રાફેલ જેટ માત્ર એટલા માટે જ ખરીદવામાં આવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એફાન્સ સાથેના આંતર સરકારી કરાર દ્વારા આ વિમાન મેળવવાનો યોગ્ય નિર્ણય લીધો હતો લાંબા સમયથી પડતર કેસ પ્રગતિ કરી શક્યો હતો શ્રીસિંહે હિંમત અને નિર્ણયો બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો તેમણે કોવિડ રોગયાળાનાં ભારે નિયંત્રણો હોવા છતાં પણ વિમાનઅને તેના હથિયારોની સમપ્રાપ્તિ સુનિશ્ચિત કરવા માટે ફેન્ચ સરકાર ડસોલ્ટ એવિએશન અનેઅન્ય ફેન્ચ કંપનીઓનો આભાર માન્યો હતો સંરક્ષણમંત્રીએ કહ્યું કે આ વિમાનનું ઉદ્દયનનું પ્રદર્શન ખૂબ સારું છે અને તેના હથિયારો રડાર અને અન્ય સેન્સર અને ઇલેક્ટ્રોનિક લડાઇની ક્ષમતાઓ વિશ્વમાં શ્રેષ્ઠ છે તેમણે કહ્યું કે ભારતમાં તેનું આગમન ભારતીય વાયુસેનાને આપણા દેશ પર ઉભેલા કોઈ પણ ખતરોને રોકવા માટે વધુ મજબૂત બનાવશે રાફેલ વિમાનો જ્યારે ખરીદવામાં આવ્યા ત્યારે થયેલા પાયાવિહોણા આરોપોનો જવાબ અને સમાધાન થઈ ચૂક્યું છે સંરક્ષણમંત્રીએ ઉમેર્યું કે જો ભારતીય વાયુસેનાની આ નવી ક્ષમતા અંગે ચિંતા કરતા લોકો આપણી પ્રાદેશિક અખંડિતતાને ધમકી આપવા માંગે છે

અન્ય સુવિધાઓમાં સંસ્થાનોની શૈક્ષણિક વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા અને નિરીક્ષણોની જગ્યાએ મંજૂરીઓ માટે સ્વ જાહેરાત આધારિત પારદર્શક સિસ્ટમ અને ઉચ્ચ શિક્ષણ માટે એક નિયમન સંસ્થા જેવા મુદ્દાઓ સામેલ છે આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં ઇ અભ્યાસક્રમો વિકસિત કરવામાં આવશે અને વર્યુઅલ લેબ્સનો વિકાસ કરવામાં આવશે રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંય બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે સાક્ષરતા અને અંક જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક રાષ્ટ્રીય મિશન હશે પાઠ્યક્રમના શિક્ષણના માળખામાં મોટા ફેરફારો થયા છે

ટી પી સી

કુલ વીજ ઉત્પાદનમાં તેની પેટા કંપની અને સંયુક્ત સાહસ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતી વીજળીનો સમાવેશ થાય છે આજે એક નિવેદનમાં એનટીપીસીએ જણાવ્યું છે કે તેના પાંચ પાવર સ્ટેશન છત્તીસગઢનાં કોરબા સિપત અને લારા ઓડિશામાં તાલ્ચરકાનીહા અને હિમાચલ પ્રદેશના કોલ્ડમ જળ વિદ્યુત મથકનો સમાવેશ થાય છે

પ્રાપ્ત કર્યું છે

નમન કર્યા જેમના પ્રયત્નોથી દેશમાં વાઘની સંખ્યા વધી રહી છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર પર્યાવરણ મંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કે વાઘ સંરક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના સંકલ્પનું શ્રેષ્ઠ ઉદાહરણ છે

વાઘ એ પ્રકૃતિનું અમૂલ્ય રત્ન છે અને તેની હાજરી એટલે જંગલો સારી સ્થિતિમાં છે

વિશ્વમાં વાઘની વસ્તી વધારવા માટે ભારત દરેક સહાય પૂરી પાડવા તૈયાર છે

દસ વર્ષ પહેલાં રાજ્ય સરકારના આદેશને ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારે ખાનગી સંસ્થાઓએ હાઈકોર્ટમાં તેને પડકાર આપ્યો હતો